તેઓ ગણપત યુનિવર્સિટી ખેરવામાં અખિલ ભારતીય રાષ્ટીય શિક્ષક મહાસંઘના સાતમા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ રાજયની અન્ય શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લેશે ઉપરાંત આઇઆઇએમ અમદાવાદ અને આઇઆઇટી ગાંધીનગરના અધિકારીઓને પણ મળશે

સોમનાથ ટ્રસ્ટ ક્રારા ફાલ વિવિધ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે

પરંતુ વાતાવરણમાં સુ ધારો થતાં હવે આવતી કાલથી મેળો ભરાશે જયદિપ વૈષ્ણવ કચ્છમાં ઈદની ઉજવણી આજે કચ્છ ભરમાં ઈસ્લામના પહેલા ધર્મગુરૂ હઝરત પયંગબર સાહેબનો જન્મ દિવસ ઈદે મિલાદ ઉન નબીની ધાર્મિક શ્રધ્ધા અને ઉલ્લાસપુર્વક ઉજવણી થઈ રહી છે એ નિમ્તિ મહમ્મદ પયંગબરના જીવન અને ઉપદેશોને ઉજાગર કરતી મીલાદ મહેકેલો અને સીરત સભાઓનું વિવિધ સ્થળોએ આયોજન થયુ હતું

જયદિપ વૈષ્ણવ કલેક્ટર સમીક્ષા બેઠક રણોત્સવમાં સફેદ રણનો નજારો માણવા આવતા પ્રવાસીઓની સુ રક્ષા માટે ધોરડોમાં ઉભા કરાચેલા ટેન્ટ સિટીમાં સંચાલકીને અઝિશમનની સુવિધા ઉભી કરવા કલેક્ટર દ્વારા તાકીદ કરાઇ હતી ભુજમાં ચોજાયેલી સમીક્ષા બેઠકમાં રણોત્સવને સ્પર્શતા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી બેઠકના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર એમ નાગરાજને ગોરેવલીથી તંબુ નગરી સુ ધી ખાનગી ધોરણે ટેન્ટ ચલાવવા માટે જરૂરી મંજૂરી મેળવવાનું કહેતાં બિન અધિકૃત રીતે પાણીનું જોડાણ ન લેવાની તાકીદ કરી હતી રણીત્સવનો આરંભ થઇ ગયો છે ત્યારે માર્ગો વોચ ટાવર અઝિ શમન સેવા સંદેશા વ્યવહાર તેમજ પાણી સહિતની સુવિધાના કામો ઝડપભેર પૂ રા કરવા તેમણે ભાર મૂ ક્વો હતો

સમગ્ર ભારતમાં ઉત્તમ મેડિકલ સેવા માટે ઇએમટી અને પાયલોટને આપવામાં આવતા રાષ્ટ્રીય શ્રેષ્ઠ જીવન રક્ષક એવોર્ડ માટે દૂધઈ લોકેશન સ્થિત અખ્બ્યુ લસના ઇએમટી મયુ ર બારડ અને પાયલોટ વિપુલસિંહની પસંદગી થઈ છે એક પ્રસૂ તાને અપાયેલી તાકીદની સારવાર માટે આ બન્ને કર્મચારીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે

ઉત્સવ અંતર્ગત સવારે મંડપારોપણ ગ્રહશાંતિ તેમજ સાંજે ઠાકોરજીની નગરયાત્રા બાદ ફસ્તમેળાપ સહિતના પ્રસંગો ઊજવાયા હતા સાંજે ઠાકોરજીની નગરથાત્રા જાદવજી નગરથી પ્રસ્થાન થઇ શહેરના માર્ગો પરથી નૂ તન મંદિરે પહોંચતાં તેનું ઉમળશ્ચેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પટેલ ચોવીસીના ગામોમાંથી બહોળી સંખ્યામાં હરિભક્તો ઉમટયા હતા

આ માટે દાતાઓ દ્વારા જમીન દાનમાં આપવામાં આવી છે